આ અગાઉ એક વીડીઓ સંદેશમાં શ્રી મોદીએ આ અભિયાનને પૂજ્ય મહાત્માગાંધીને શ્રધ્વાંજલિ ગણાવ્યું હતું અને સ્વચ્છ ભારતના નિર્માણમાં સહયોગી બનવા આલ્વાન કર્યું હતું

તેમણે કહ્યું કે ભારતીયોને તેમના ભૂતકાળનું ગૌરવ છે તેઓ તેમના વર્તમાનમાં વિશ્વાસ ધરાવે છે શ્રી મોદીએ કહ્યું કે ઇમામ હુસૈન શાંતિ અને ન્યાય માટે શહિદ થયા હતા અને તેમણે અન્યાય સામે અવાજ ઉઠાવ્યો હતો

વિદેશમંત્રી સુશ્રી સુષ્મા સ્વરાજે કહ્યું કે રશિયાન નાયબ પ્રધાનમંત્રી સાથેની બેઠકમાં સહકાર માટેનાં નવા ક્ષેત્રો વિચારાયાં છે ભારત રશિયા સાથે અવકાશ ક્ષેત્રે સહકાર માટે ઉત્સુક છે

પૂરતા વિશ્લેશણ અને કલ્યાણકારી યોજનાઓમાં ભંડોળમા ઘટ ન પડે તે રીતે યોગ્ય નિર્ણય લેવાશે આજ નવી દિલ્હી ખાતે મળનારી આર્થિક પરિષદની બેઠકમાં ક્રડની કિંમત પર પણ નિષ્ણાતોનો અભિપ્રાય મેળવીને ક્રુડતેલના ભાવ ઝડપથી નિર્ણય ન લેતાં અધિકારીઓ દવારા પૂરતા વિશ્લેષણ અને અમોક્ષા બાદ ક્રુડતેલ અંગે નિર્ણય લેવાશે

દરમ્યાન આરોપી આગોતરા જામીનનો વિક લ્પ પણ ખુલ્લો મુકાયો છે દહેજ માટે સતામણીના કેસોમા આરોપીની તરત ધરપકડ પર લાગલી રોકન હટાવતાં સર્વોચ્ચ અદાલતે કહયું હતું કે પીડીતાનો સૂરક્ષા માટે આ પગલું જરૂરી છે

જેમાં પુરતા આધાર હોવા સાથે ધરપકડની જોગવાહી છે આરતી ભટ રાજય સરકાર નર્મદાનું પાણો સમગ્ર રાજયમાં કચ્છ સહિતના વિસ્તારમાં વરસાદની અનિયમિતતા અને ઘટના લીધે ઉભા ખરીફ પાકને બચાવવા નર્મદાનું પાણો અપાવવાનો રાજય સરકારે નિર્ણય લીધો છે એમ નાયબ મુખ્ય મંત્રી નિતિનભાઈ પટેલે જણાવ્યું છે

સરહદ ડેરીના કચ્છના ચેરમેન વલમજીભાઈહુંબલે જણાવ્યા પ્રમાણે હાલમાં સંઘ દવારા પ્રતિબે ગ રૂા